ની સહાય રાજ્ય સરકાર આપશે

હાલ આ તમામ નાગરીકીને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યું હોવાનું તેમને જણાવ્યું હતું તેમને ઉમેર્યું કે દિલ્હી મરકઝથી આવેલા અન્ય નાગરીકોની ટ્રેસિંગ અને સર્વેલન્સની કામગીરી હજુ ચાલુ છે આ સિવાયના કોઈ નાગરીકો મરકઝમાં કે અન્ય સ્થળે જઈ આવ્યા હોય તો તેઓ સામેથી આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગનો સંપર્ક કરે તે ઇચ્છનીય છે પરંતુ જો તેમ કરવામાં નહિ આવે તો તેમની સામે ગુનો નોંધવા સહીતની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું

આ ઉપરાંત વડીદરા સુરત અને રાજકોટ માં પણ ઉભી કરાયેલી આવી કોરોના હોસ્પીટલની સંપૂર્ણ માહિતી તેમને મેળવી હતી જે અંતર્ગત આઈ સી યુ વેન્ટીલેટર એક્સરે મશીન ડાયાલીસીસ દર્દીઓને રહેવા તથા જમવા સહિતની સુવિધાઓ અંગે તેમને જાણકારી મેળવી હતી તો ટ્રંકા ગાળામાં કોરોના સારવાર માટેની જ યુદ્ધના ધોરણે ઉભી કરાયેલ અલાયદી હોસ્પિટલ તથા તેની તૈયારીઓ ને સંપૂર્ણ ઓપ આપવા માટે ડોક્ટર્સ પેરા મેડીકલ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા

ત્યારે સમગ્ર દેશમાં રામનવમીની દર વર્ષે કરતી ઉત્સાફ ભેર ઉજવણી ને સ્થાને આજે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે જીલ્લાના રામ મંદિરીમાં વિશેષ પૂજા અર્ચના માત્ર દેવ મંદિરોના પુજારી દ્વારા કરી ઔપચારિક ઉજવણી કરશે આજના દિવસે હિંદુ ધર્મમાં ઉપવાસ રામાયણ પઠન સંકીર્તનનું વિશેષ મહત્વ હોય છે

આર નોંધવામાં આવી છે અને રૂ